શ્રી મોદીએ આજે આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં આ અપીલ કરી છે તેમણે કહ્યું કે દેશની કીરોના સામેની લડાઇની જેમ જ દેશનો રસીકરણ કાર્યક્રમ પણ વિશ્વમાં ઉદાહરણ રૂપ બની રહ્યો છે

પ્રધાનમંત્રીએ પ્રજાસત્તાક દિને લાલ કિલ્લામાં કરાયેલી તોડફોડ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી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

સરકારના મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમુર્તિ સુબ્રમણ્યમે એક ખાનગી સમાચાર સંસ્થાને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે આગામી નાણાંકીય વર્ષ જાહેર સાહસોની ખાનગીકરણ માટે બહ્ અગત્યનું હશે તેમણે ઉમેર્થુ હતું કે આવતીકાલે રજુ થનારા અંદાજપત્રમાં લોકોની ખરીદશકિત અને માંગ વધારવાના ઉપાયો પર ખાસ ધ્યાન આપવાની શકથતા છે બીજી તરફ સામાન્ય નાગરિકો વેપારીઓ આવકવેરાના દર વધુ વ્યવહારૂ બનવાની આશા પણ રાખી રહ્યાં છે પોલિયો રવિવાર સમગ્ર દેશની સાથે આજે રાજ્યભરમાં પાંચ વર્ષની ઉંમર સુધીના તમામ બાળકોને પોલિયોની રસીનાં બે ટીપાનો પહેલો ડોઝ આપવામાં આવ્યો આ માટે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય કેન્દ્રો શાળાઓ બસ અને રેલ્વે સ્ટેશનો વગેરે અનેક સ્થળોએ પોલિયોની રસી આપવા બુથ ઉભા કરવામાં આવ્યા હતા

આજના રસીકરણ અભિયાન પછી બાકી રહી ગયેલાં બાળકોને આરોગ્ય કર્મીઓ અને આંગણવાડી કર્મયોગીઓ દ્વારા આવતીકાલે તથા મંગળવારે ઘરે ઘરે જઇને રસી પીવડાવવામાં આવશે

આ તબક્કામાં કોરોના સામેની લડાઇમાં આગળની હરોળમાં તબીબીક્ષેત્રના કર્મચોગીઓની જેમ જ કોરોના કાળમાં સેવા બજાવનારા પોલીસ જવાનો તથા મહેસૂલ શહેરી વિકાસ પંચાયત અને આફત વ્યવસ્થાપન વિભાગના કર્મયોગીઓનો સમાવેશ થાય છે સુરેન્દ્રનગર જીલ્લાના પોલીસ તંત્રમાં શરૂ થયેલી કોવિડ રસીકરણની કામગીરી વિશે જીલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયાએ અમારા પ્રતિનિધિને આ મુજબ જણાવ્યું

કેટલાંક સ્થળે તો દિવસે સખત સૂર્યતાપ અનુભવાય તેવી શક્યતા છે

તેના લીધે ખાસ કરીને રાત્રે ફૂલગુલાબી ઠંડી જળવાઇ રહેશે થિયેટર ફેસ્ટ કોરોના બાદ રંગમંચને ફરીથી જીવંત કરવા સુરતમાં ગઇકાલથી સુરત થીચેટર ફેસ્ટનો પ્રારંભ થયો છે એક મહિના સુધી યાલનાર આ થિચેટર ફેસ્ટમાં દર શનિ રવિચે રસપ્રદ નાટકો ભજવવાનું આયોજન કરાયું છે